ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રશ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વોટ બેન્ક માટે દેશનો વિરોધ અને દેશની છબી તેમજ એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે તે પ્રકારનું આચરણ એ કોંગ્રેસની હીન માનસિકતા દર્શાવે છે

શીખ સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા આ ગુરૂદ્વારામાં યોજાનારા આ ઉત્સવમાં અખંડ પાઠ કીર્તન દરબાર કથા સતસંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પર્વમાં કચ્છ ઉપરાંત દિલ્હી પંજાબ હરિયાણા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શીખ અનુયાયીઓ ભાગ લેશે

આશુતોષ અંતાણી ગાંધીધામઃ ઔદ્યોગિક સેમિનાર ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડિસ્ટ્રીઝ એસોસિયેશન ફોકિયા તથા ડિરેકટર ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા કચ્છના આર્થીક પાટનગર ગાંધીધામ ખાતે ગવર્મેન્ટ પોલીસી અપડેટ ઓન ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટશ પ્રિવેન્શન એટલે કે ઔદ્યોગિક અકસ્માત નિવારવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ ડિરેકટર શ્રી પી એમ શાહે મુખ્યવક્તા તરીકે ઔદ્યોગિક અકસ્માતો નિવારવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે કચ્છના ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યૂટી ડાયરેકટર શ્રી

ભારથી પણ ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી કુચ્છ હવામાન ગત સપ્તાહ દરમિયાન સખત ઠંડીની પકડમાં ઝકડાયેલા કચ્છ જિલ્લાને લઘુત્તમ તાપમાન સૂચક પારો સહેજ ઉંચો ચડતાં લોકોને હાડ થીજાવતી ઠંડીમાં આંશિક રાહત મળી છે જોકે ગઈકાલે દિવસભરમાં ઠંડા સૂસવાટા મારતા પવનની ગતિ થોડી તેજ રહેતા લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રોમાં ઢબુરાયેલા નજરે પડ્યા હતા

આશુતોષ અંતાણી ક્રીકેટઃ ભારત વેસ્ટ ઈન્ડિઝ કટક ખાતે ગઈકાલે રમાયેલી ભારત અને પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રવર્તમાન ત્રણ આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ શ્રેણીની ત્રીજી અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ચાર વિકેટથી પરાજિત કરી મેચ સાથે શ્રેણી બે વિરુધ્ધ એકથી જીતી લીધી હતી